મતદાર માનસને પોતાની તરફેજ઼ામાં ઢાળવા માટે ભાજપ અને કોંગ્રેસમાં સૌથી મોટા ગજાના નેતા ગુજરાત પહોંચ્યા છે ભાજપ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે પાટણમાં ભાજપની ચૂંટણી સભાને સંબોધવા આવી રહ્યા હોવાથી ગુજરાત ભાજપે આ કાર્યક્રમ સફળ બનાવવા તડામાર તૈયારી કરી છે ભાજપ પ્રમુખ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ મોડી સાંજે અમદાવાદ પહોંચવાની વકી છે આવતીકાલે તેઓ પોતાના મતવિસ્તારમાં અગ્રણી નાગરિકો અને કાર્યકરો સાથે બેઠક કર્યા બાદ સાણંદમાં રોડ શો કરવાના છે આ ચૂંટણીમાં સ્ટારનો પ્રચારક તરીકે ઉપયોગ કરવામાં કોંગ્રેસ પાછળ રહી નથી ભાજપ માટે ફિલ્મ અભિનેતા પરેશ રાવલ અનેક સ્થળે સભા ગજવી રહ્યા છે તો કોંગ્રેસ દ્વારા અભિનેતા શઝુધ્નસિંહાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસમાં મોટા આગેવાન એવા અહેમદ પટેલ આ ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાતમાં ખાસ્સ રોકાયા છે છેલ્લી ઘડીના પ્રચાર માટે જરાય કસર નહીં છોડવાનું આયોજન રાજકીય પક્ષો દ્વારા થયું હોવાનો અનુભવ ગુજરાત કરી રહ્યું છે રૂપાણી ભાજપ રાજકોટ રાજકોટ ખાતે ભાજપ નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાલીએ મતદારોને ગુમરાહ કરવાનો આક્ષેપ કોંગ્રેસ ઉપર કર્યો છે

ગરીબના ખાતામાં રૂપિયા બોંત્તેર હજાર દર વર્ષે જમા કરાવવાનું કોંત્રેસનું ચુંટણી વચન વાસ્તવમાં અને વ્યવહારમાં પુરૂ થઇ શકે તેમ નથી તેમ તેમણે ઉમેર્યું હતું

ઘર ગેસ શિક્ષણ અને આરોગ્યનો લાભ સૌ કોઈને મળે તેવો બંદોબસ્ત આઝાદી પછી પહેલી વખત મોદી સરકાર હસ્તક થયો હોવાનું શ્રી રૂપાછીએ ઉમેર્યું હતું

તેમણે રાજકોટથી ચૂંટણી સભાને સંબોધનથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો ત્યાર બાદ જૂનાગઢ અને ઊના પંથકમાં પગ્ન તેઓ જવાના છે રાજકોટ ખાતે તેમણે મતદારોને અપીલ કરી હતી કે નબળા હોય તેવા તમામ વર્ગની ભલાઇ માટે કોંગ્રેસના ઉમેદવારને જીતાડે અમારા પ્રતિનિધિ જણાવે છે કે તેમણે હાર્દિક પટેલ ઉપર ગઈકાલે થયેલા હમલાને વખોડી કાઢથો હતો દરમ્યાન કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો વિરોધ કરવા માટે સુરેન્દ્રનગર ખાતે કાર્યકરોની રેલી યોજાઈ હતી રાજકોટ બાદ અહેમદ પટેલ ઊના પહોંચ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર પ્રંજાભાઇ વંશ માટે પ્રચાર કર્યો હતો સભાને સંબોધતા તેમણે મતદારોને કહ્યું હતું કે મોદી સરકારે ખેડૂતોને પાક વિમો લેવાની ફરજ પાડી પરંતુ પ્રીમિયમની જંગી કમાણી સામે દાવા વળતર પેટે મામૂલી રકમ ખેડૂતોને ચુકવાઇ હોવાની વાત બહાર આવી છે

પરિવાર છોડી દેશ સેવા માટે નીકળેલા મોદીને મત આપવાની તેઓએ અપીલ કરી હતી હાર્દિક પટેલને જાહેરસભામાં તમાચો મારવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા શ્રી રાવલે જણાવ્યું હતું કે લોકશાહીમાં આવું થવું ખરેખર નિંદનીય છે આવું થવું ન જોઈએ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 કોંગ્રેસની સરકાર જો કેન્દ્રમાં રચાય તો જી એસ ટી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

આ સભામાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

ભચાઉ કોર્ટમાં સીટે આ ચાર્જશીટ રજૂ કર્યું છે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

હાર્દિક પટેલ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આજે કચ્છ ખાતેના ભચાઉના આઘોઇ ગામે સભા સંબોધી હતી તેઓએ જણાવ્યું હતું કે નર્મદાના નિરથી કચ્છના ખેડૂતોને પાણીની સગવડતાથી દૂર રાખ્યા હોવાનું જણાવ્યું હતું